આ ભંડોળ નાણાં અધિનિયમ હેઠળ વસૂલવામાં આવેલ આરોગ્ય અને શિક્ષણ ઉપકરની આવકમાંથી આરોગ્ય અંગેનું એક કાયમી અનામત ભંડોળ બની રહેશે આરોગ્ય અને શિક્ષણ ઉપકરમાં આરોગ્યને લગતી આવક આ ભંડોળમાં જમા કરવા માં આવશે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની મુખ્ય યોજનાઓ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પાછળ તે રકમ વપરાશે

લોકસભામાં ગૃહની વારંવાર મુલતવી રહ્યા પછી બપોરના ભોજન વિરામ પછી બેઠક મળી ત્યારે કોંગ્રેસના નેતા અધિર રંજન યૌધરીએ ખેડૂતોના વિરોધનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે આંદોલન દરમિયાન ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ગૃહે આ મુદ્દા પર ધ્યાન આપવું જ જોઇએ અને યર્યાને મંજૂરી આપવામાં આવી શકે છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની મધ્યમાં આવીને હંગામો કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે ગૃહ લોકોને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે છે અને સૂત્રોચ્યાર કરવો એ ગૃહની શિસ્ત વિરુદ્ધ છે તેમણે આંદોલનકારી સભ્યોને વારંવાર પોતાની બેઠકો પર પાછા જવા અને ગૃહ્ને કાર્યરત થવા દેવા વિનંતી કરી હતી રાજ્યસભામાં પણ ગૃહ વારંવાર મુલતવી રહ્યા પછી બેઠક મળી ત્યારે વિરોધ પક્ષો ગૃહની મધ્યમાં આવી ગયા અને ખેતીના કાયદા અંગે સૂત્રોચ્યાર કરવાનું શરૂ કર્યું ઘોંઘાટીયા દ્રશ્ય વચ્ચે ગૃહે લવાદી પ્રક્રિયા અંગેના ખરડાને પસાર કર્યો હતો અને પછી ગૃહને મુલતવી રાખવામાં આવ્યું હતું

આ કાયદો આ અંગેના વટહ્કમની જગ્યા લે છે આજે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે રાજ્યસભામાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ખેતીના કાયદા અંગે ચર્ચા કરવા નોટિસ આપી છે જો કે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યું કે બજેટ સત્રના પહેલા તબક્કા દરમિયાન આ મામલે ચર્ચા થઈ ચ્રકી છે જોકે તેમણે કહ્યું કે અન્ય ચર્ચા વિચારણા દરમિયાન આ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે શ્રી નાયડુએ ઘોંધાટની વચ્ચે ગૃહ ચલાવ્યુ હતું

આજે સવારે સંસદ ભવન સંકુલમાં ભાજપ સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતાં તેમણે પક્ષના સાંસદોને આ અનુરોધ કર્યો હતો આ તબક્કે કોવિડ રોગયાળાને પહોંચી વળવામાં અને અર્થવ્ય વસ્થાને પાટા પર લાવવામાં શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બેઠક બાદ મીડિયાને ટૂંકમાં માહિતી આપતાં કહ્યું કે ભાજપ અધ્યક્ષ જે

નફાએ કહ્યું કે તાજેતરની યૂંટણીઓમાં પાર્ટીનો વિજય શ્રી મોદીના નેતૃત્વ પર લોકોનો વિશ્વા સ બતાવે છે

પંચે જણાવ્યું છે કે રાજ્યમાં મતદાનની તૈયારીની સમીક્ષા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે યૂંટણી પંચે ગઈકાલે સાંજે મતદાનની તૈયારી અંગેની સમીક્ષા બેઠક પછી રાજ્યના મુખ્ય સચિવને વીરેન્દ્રની બદલી કરવાનો આદેશ આપ્યો અને નીરજ નયન પાંડેની રાજ્યના ડીજીપી તરીકે નિમણુક કરવા જણાવ્યું હતું પંચે વીરેન્દ્રને સીધા કે આડકતરી રીતે ચૂંટણી સાથે સંબંધિત હોય એવી કોઈ જગ્યાએ ના મુકવા આદેશ આપ્યો છે

આતંકવાદ માટે યુવાનોની ભરતી કરવામાં ખ્વાજાની મહત્વની ભૂમિકા હતી પત્રકાર પરિષદને સંબોધન કરતાં આઇજીપી વિજય કુમારે જણાવ્યું કે સોપોર પોલીસને મળેલી બાતમીને આધારે તેમને ઘેરી લીધા હતા અને તુજ્જર વિસ્તારમાં અથડામણ થઇ હતી જો કે તેના બે સાથીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા છે

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય સ લામતી અને પ્રગતિને આગળ વધારવામાં તેમની ભૂમિકાની મોટી કિંમત છે ગૃહમંત્રી અમિત શાહે સી

જવાનોની હિંમત અને બલિદાનને સલામી આપી છે તેમણે કહ્યું કે આપત્તિજનક સ્થિતિ દરમિયાન મહત્વપૂર્ણ સેવા આપવા સુધી સીઆઈએસએફ દેશના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સાત અપક્ષ છે જેમાંથી પાંચ સરકારને ટેકો આપી રહ્યા છે જ્યારે હરિયાણા લોકહિત પાર્ટીનો એક સભ્ય સરકારનું સમર્થન કરે છે

રાજ્યપાલ બેબી રાની મૌર્યએ શપથ લેવડાવ્યા હતા આ અગાઉ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે શ્રી રાવત રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો

ત્રિવેન્દ્રસિંહ રાવતે ગઈકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું

આઈએનએસ કારંજ પશ્ચિમી નેવલ કમાન્ડના સબમરીન કાફલાનો ભાગ બન્યું છે આ સમારંભમાં નૌકા દળના ભૂતપૂર્વ વડા વી

શેખાવત નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહ અને ભારતીય નૌસેનાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા એડમિરલ કરમબીરસિંહે સંબોધન કરતાં કહ્યું કે આત્મનિર્ભર ભારતને તેનાથી પ્રેરણામળે છે અને ભારતીય નૌકાદળની વૃદ્ધિની ભાવિ ક્ષમતાઓનું મૂળભૂત ધ્યેય છે મુખ્ય અતિથિ એડમિરલ શેખાવતે આત્મનિર્ભર ભારત માટે ભાર મૂકતાં કહ્યું કે આપણે અસંખ્ય ઉપગ્રહો છોડીએ છીએ પરમાણુ સબમરીન બનાવીએ છીએ વિશ્વ માટે રસી ઉત્પાદન કરીએ છીએ અને આ કારંજ તેનું ઉત્તમ ઉદાહરણ છે

એસ શેખાવતની કમાન્ડ હેઠળ સક્રિય ભાગ લીધો સ્કોર્પિયન સબમરીન એ વિશ્વની સૌથી અદ્યતન પરંપરાગત સબમરીન છે અને તે વિશ્વની નવીનતમ ટેકનોલોજીથી સજ્જ છે

તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહલ ગાંધીને રાજીનામું પત્ર સુપરત કર્યો છે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શ્રી ચાકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં વિભાજનની રાજનીતિથી હતાશ છે તેમણે કહ્યું કે કેન્દ્રી ય નેતૃત્વએ પરિસ્થિતિ સુધારવા માટે કોઈ પગલાં લીધાં નથી શ્રી ચાકોએ જણાવ્યું કે વિધાનસભાના ઉમેદવારોની પસંદગી માટે પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નહીં પણ વિભાજક બેઠકોમાં ઉમેદવાર નક્કી કરવામાં આવે છે તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કેન્દ્રીય સ્તરે શૂન્યા વકાશ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં લગભગ પાંચ દાયકા સુધી સાથે રહેલા શ્રી યાકોએ ભાવિ કાર્યવાહી વિશે કોઈ સંકેત આપ્યો નથી

આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજાશે